આ પ્રસંગે શ્રી મોદીએ ભૂતપૂર્વ સૈનિકોને સંબોધતાં કહ્યું કે દેશનું લશ્કર વિશ્વના સૌથી બહાદ્દર જવાનો ધરાવે છે સૈનિકોએ ગમે તેવા પડકારોનો જડબેસલાખ જવાબ આપ્યો છે પ્રધાનમંત્રીએ કહ્યું કે લશ્કરને આત્મનિર્ભર બનાવવા સરકાર અવિરત પ્રયાસ કરે છે જવાનોની બહાદુરીના કારણે જ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત ઝડપી પ્રગતિ કરી રહ્યું છે

ગઈ કાલે ઉત્તરપ્રદેશના કાનપુર ખાતે ડી એ બી કોલેજના શતાબ્દિ સમારોહમાં બોલતાં શ્રી કોવિંદે જણાવ્યું હતું કે જ્ઞાન આધારિત શિક્ષણ પામેલા વિદ્યાર્થીની મનોક્ષિતિજ વિશાળ હોય છે અને તમામ પડકાર ઝીલવા તે સક્ષમ બને છે વિશ્વના ટેકનિકલ જ્ઞાનક્ષેત્રમાં ભારતે અગ્રહરોળમાં પોતાનું સ્થાન બનાવ્યું છે આંતરરાષ્ટ્રીય વિપશ્યના ધ્યાન કેન્દ્ર ખાતે બંધાયેલા નવા ભવનનું ઉદ્દ્ઘાટન પણ રાષ્ટ્રપતિના હસ્તે યોજાયું હતું

ખાનગીકરણના ભાગરૂપે લેવાયેલ નિર્ણય મુજબ અમદાવાદ એરપોર્ટને અદાણી ગ્ર્પ સંભાળશે અદાગ઼ી ગ્રૂપ અમદાવાદ એરપોર્ટ ઉપરાંત જયપુર લખનઉ મેંગલોર અને ત્રિવેન્દ્રમ એરપોર્ટને પણ સંભાળશે

પ્રદેશ લોકસભા યુંટણી પ્રભારી શ્રી ઓમ માથુરપ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી જીતુભાઈ વાઘાણી અને પ્રદેશ સંગઠન મંત્રી શ્રી ભીખુભાઈ દલસાણીયાની ઉપસ્થિતિમાં આજે રોટરી હોલ ખાતે જિલ્લા સ્તરની બેઠકનું આયોજન કરવામાં આવ્યુ છે આ બેઠકમાં અગાઉ અને પ્રવર્તમાન સમયમાં પક્ષની પરિસ્થિતિ અંગે મંથન કરવામાં આવશે

ઝ્રલન ગોસ્વામીને પ્લેચર ઓ ધી મેચ જાહેર કરવામાં આવી હતી શ્રેણીની ત્રીજી અને અંતિમ વન ડે મેય ગુરૂવારે મુંબઈમાં રમાશે આશુતોષ અંતાણી હવામાન અરબી સમુદ્રમાં સર્જાયેલા હવાના હળવા દબાણના પગલે રાજયમાં કેટલાક સ્થળો પર વાદળ છાયુ વાતાવરણ રહ્યુ હતું હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં કેટલાક સ્થળે હળવુ ઝાપટુ પડે તેવી શક્યતા છે દરમ્યાન કચ્છ જિલ્લામાં બે ત્રણ દિવસથી વિષમ વાતાવરણનો અનુભવ થઈ રહ્યો છે મહત્તમ અને લધુત્તમ તાપમાન વચ્ચે લાંબો ગાળો રહેતા મોડી રાત્રે તેમજ વહેલી સવારે ઠંડી તો દિવસ દરમ્યાન સામાન્ય ગરમી અનુભવાઈ રહી છે જિલ્લામાં વાતાવરણ વિશે કોઈ ખાસ સુચના હવામાન વિભાગ દ્રારા આપવામાં આવી નથી